અરબી સમુદ્રમાં ઉદભવેલા વાવાઝોડા મહાના પગલે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ થવાની સંભાવના છે

માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મહા વાવાઝોડાની અસર શરૂ થઈ રહી છે

અમરેલી જિલ્લાના રાજુલા સહિત જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં મહા વાવાઝોડાની અસર જોવા મળી છે

સાથે જ નવા બંદર સહિત રાજપરાના દરિયાકાંઠે રહેતા માછીમારોને વરસાદને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે કડિયાળી ગામમાં નવરંગના માંડવા વખતે ભારે પવન કુંકાતા અફરાતફરી મચી હતી દરિયાકાંઠાની વાત કરવામાં આવે તો જાફરાબાદ બંદર શિયાળબેટ પીપાવાવ સહિતના દરિયાકાંઠે વાવાઝોડાની અસરથી ઊંચા મોજાં ઉછળી રહ્યા છે દરિયો તોફાની બન્યો છે દ્વારકા જિલ્લામાં ગઇકાલે મોડી સાંજથી ફરી કમોસમી વરસાદ ખાબક્યો છિં અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે કલ્યાણપુર બાકોડી નારણપુર ભોગલ કેશોદ સહિતના ગામોમાં ગઇકાલે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો

દિવાળી પછી પણ ગુજરાતમાં કમોસમી વરસાદ યાલુ રહ્યો છે ત્યારે ગુજરાતના ખેડૂતોને પૂરતો ન્યાય આપવાની કૃષિમંત્રી આર

પોરબંદર જિલ્લામાં સૌથી વધુ મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું અને આ વર્ષે વધુ વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન પણ થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું

રાણાવાવ અને કુતિયાણાના બે કેન્દ્રો પર માત્ર ચા ખેડૂતો હાજર રહ્યા હતા એક ખેડૂતોનો મગફળીનો પાક રિજેક્ટ કરાયો હતો આજે કારતક સુદ છઠના દિવસથી છઠ મહાપર્વનો પ્રારંભ થશે

ઇન્દીરા બ્રિજ નીચે સાબરમતી નદી તટ પર યોજાનારા ભવ્ય ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે સુરતમાં વસતા બિહારવાસીઓ દ્વારા પણ આજે તાપી નદીને કિનારે છઠ પૂજા કરવામાં આવશે જે માટે બિહાર વિકાસ પરિષદ સહિત અન્ય સંસ્થાઓએ તડામાર તૈયારીઓ આરંભી છે

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં આજે ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સવારે સાડા દસ વાગે પ્રદેશ બેઠક યોજાશે

બેઠકમાં સંગઠન સંરચનાની કામગીરી સેવા સપ્તાહ કાર્યક્રમો નમામિ દેવી નર્મદે કાર્યક્રમો પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મજયંતી કાર્યક્રમોના આયોજન અંગેની ચર્ચા તેમજ આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવશે ખેલ મહાકુંભમાં પોરબંદરના બે સ્પર્ધકો રાજ્યકક્ષાએ ઝળક્યા છે જેમણે એર રાઇફલ સ્પર્ધામાં રજત અને કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે

અમદાવાદ રાયફલ ક્લબ ખાતે રાજ્યકક્ષાની એર રાઇફલ અને એર પિસ્તોલ સ્પર્ધા યોજાઈ હતી

બંને ખેલાડીઓએ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગાંધીભૂમિને ગૌરવ અપાવ્યું છે સિનિયર કોચ ડોક્ટર મનીષ જિલડિયા સહિત સૌએ તેમને અભિનંદન પાઠવ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે યૂંટણી સમયે આ જગ્યામાં એક જ મતદાતા માટે મતદાન મથક ઊભું કરવામાં આવે છે આગામી છઠ્ઠી અને સાતમી નવેમ્બરે તાના રીરી મહોત્સવ વડનગર ખાતે યોજવામાં આવ્યો છે